આર રમેશકુમારને કોંગ્રેસ તથા જે ડી એસ

તમીળનાડુમાં રાજ્યસભાની છ બેઠકો ઉપર છ ઉમેદવારો બિન હરીફ ચૂંટાયા છે

મુંબઈની વડી અદાલતે આર્થિક ગુનાના આરોપી વિજય માલ્યાની મીલકતો જપ્ત કરવાના ખાસ અદાલતમાં ચાલી રહેલા કેસની કાર્યવાહી રોકવાની વિનંતી નકારી કાઢી છે

રમેશકુમારને કોંગ્રેસ તથા જે ડી એસ

શ્રી રમેશકુમારે જણાવ્યું હતું કે આ રાજીનામાં સ્વૈૈૈ ચ્છક અને વાસ્તવીક છે કે કેમ તેની ચકાસણીના આધારે તેઓ રાજીનામા પત્ર અંગે નિર્ણય લેશે

દરમ્યાન કોંગ્રેસ તથા જેડીએસ પક્ષોએ આજે વિધાનસભાની બેઠકમાં હાજર રહેવા અને નાણાં વિઘેયકની તરફેણમાં મતદાન કરવા તેમના ધારાસભ્યોને વ્હીપ આપ્યો છે

સર્વોચ્ય અદાલતે આ ધારાસભ્યોના રાજીનામા અંગે કાર્યવાહી કરીને આજ સુધીમાં અદાલતને જાણ કરવાનો નિર્દેશ અધ્યક્ષને આપ્યો હતો દરમ્યાન કર્ણાટકના મુખ્યમંત્રી એચ

ચર્ચામાં ભાગ લેતા રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ જણાવ્યું હતું કે સરકારે મુસાફરીની સલામતી સ્ટેશન તથા ગાડીઓમાં સ્વચ્છતા અને મુસાફરોને અપાતી સુવિધાઓમાં વધારો કરવા ઉપર ધ્યાન આપ્યું છે

એ

ના ભુતપૂર્વ મંત્રી મહંમદ જાન અને ચંદ્રશેખરન જ્યારે ડી

ના પી

એમ

ના ડોક્ટર અંબુમણી રામદોસ તથા એમ

ના વાઈકોની રાજ્યસભામાં બિનહરીફ વરણી થઈ છે ગત દસકામાં શ્રી વાઈકોને રાજદ્રોહના કેસમાં એક વર્ષ કેદની સજા ફરમાવવામાં આવી હોવાથી તેમની ઉમેદવારી અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી

એમ

પક્ષે એન આર ઈલાંગોને વૈકલ્પીક ઉમેદવાર તરીકે રાખ્યા હતા જાકે ઉમેદવારીપત્રોની ચકાસણી વખતે રિટર્નીંગ અધિકારીએ શ્રી વાઈકોનું ઉમેદવારીપત્ર માન્ય રાખ્યું હતું

સત્તાવાર યાદી મુજબ તેઓ શ્રી હરીકોટા ખાતેના સતીષ ધવન અવકાશ કેન્દ્રની પણ મુલાકાત લેશે

સલામતી દળના સૂત્રોના જણાવ્યા મુજબ જવાનોએ આતંકવાદીઓને થોગ્ય રીતે વળતો જવાબ આપીને તેમને પાછા ખદેડ્યા હતા આ સંઘર્ષમાં જાનહાનીના કોઈ સમાચાર નથી સલામતી દળોએ હ્મલાખોરોને શોધી કાઢવા તપાસ અભિયાન હાથ ધર્યુ છે

વડી અદાલતના ન્યાયાધીશ અકીલ કુરેશી અને એસ

કાઠાવાલની ખંડપીઠે આરોપી વિજય માલ્યા દ્વારા સંબંધીત કેસમાં કાર્યવાહી રોકવા વિનંતી કરતી અરજી નકારી કાઢી છે અરજદાર માલ્યાએ તેની સામે ભાગેડુ આર્થિક ગુનેગાર ધારા હેઠળ યલાવાતી કાર્યવાહીની યોગ્યતા પડકારતી તેના દ્વારા કરાયેલી અરજી અંગેના નિર્ણયને ધ્યાનમાં લેવા વડી અદાલતને વિનંતી કરી હતી

ડી બી આઈ

આ બેઠકમાં આગામી ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની યોજાનારી યૂંટણીની તૈયારીઓની યર્યા કરાશે રાજ્યના નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે આ બેઠકમાં ભાજપના કાર્ચવાહક અધ્યક્ષ જે

ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયે આ યોજનાને સૈદ્વાંતિક મંજુરી આપી છે તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા છેલ્લા પાંચ વર્ષમાં સરકારે સઘન પ્રયાસો કર્યા છે પણ આ ક્ષેત્રે સફળતાનું પ્રમાણ સંતોષકારક નથી

અમેરિકા ખાતેના મંચે તેની વાર્ષિક નેતૃત્વ શીખર પરિષદમાં એક અહેવાલમાં જણાવ્યું છે કે જા દર વર્ષે સાડા સાત ટકાનો વધારો થાય તો આ લક્ષ્ય મેળવી શકાશે તેના અહેવાલમાં મંચે નોંધ્યું છે કે ભારત અને અમેરિકાના વેપાર સંબંધો હાલ મહત્વના તબક્કે પહોંચ્યા છે અને બંને અર્થતંત્રો સકારાત્મક વિકાસ દર્શાવી રહ્યા છે

ઈરાને આ આક્ષેપોને નકારી કાઢ્યા છે ઈરાનની સત્તાવાર સમાયાર એજન્સી ઈરનાએ ઈરાનના નૌકાદળના જહાજ તથા બ્રીટન સહિત વિદેશી જહાજ વચ્ચે સંઘર્ષ થયો હોવાની વાતને નકારી કાઢી છે જા ઈરાનના નૌકાદળને કોઈ વિદેશી જહાજ જપ્ત કરવાનો આદેશ મળે તો તેનો અમલ ચોક્સાઈથી કરવા ઈરાનનું નૌકાદળ સક્ષમ છે તેમ ઈરાને જણાવ્યું હતું અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને અખબારોમાં અહેવાલ પ્રકાશીત થયો છે કે ઈરાનના નૌકાદળની પાંચ સ્પીડબોટોએ હોર્મુઝની સમુદ્રધુનીમાં જઈ રહેલા બ્રીટનના જહાજને રોકવાનો પ્રથાસ કર્યો હતો અહેવાલમાં જણાવ્યું છે કે રોયલ નેવીના એય